આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા ખાતેથી રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકશાન સહાય પેકેજનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો વડોદરા ભરૂચ આણંદ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાઓના ખેડૂતોનું સુશાસન સંમેલન યોજાયું હતું

મુખ્યમંત્રીએ ટેકાના ભાવે ડાંગર ખરીદીના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યું હતું

આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે કહ્યું હતું કે કચ્છ જિલ્લાનું આર્થિક પાસુ પશુ અને કૃષિ આધારિત હોઈ વિકાસની ખુબ જ ઉજળી તકો રહી છે આ સંમેલનમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સંસદ સભ્ય વિનોદ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આશુતોષ અંતાણી તીડ ઉપદ્રવ રાજસ્થાન અને પાકિસ્તાનથી પ્રવેશેલા ભીડના ટોળા ઉતર ગુરજાતમાં ચાર જિલ્લાઓમાં દેખાયા પછી આજે રણકાંધીએ વાગડ વિસ્તારમાં દેખાયા હોવાનું જાણવા મળે છે રાપર તલ્લુકામાં બાલાસર લાકડાવાંઢ વિસ્તારોમાં તીડ જોવા મળ્યા હોવાનું તીડ નિયંત્રણ અધિકારીએ સમર્થન આપ્યું છે તપાસ ટુકીને સ્થળ પર મોકલ્યા પછી વધુ વિગતો બહાર આવશે તેમ મનાય છે આશુતોષ અંતાણી નાતાલ પર્વ ભગવાન ઈસુ ષ્ટ્રિસ્તીના જન્મદિન નાતાલ પર્વની આજે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લાભરમાં ખ્રિસ્તી દેવળોને શણગારવામાં આવ્યા છે ગઈરાતથી આજે દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે માંડવી નગર સેવા સદન અને અન્ય સંસ્થાઓ દ્વારા વિન્ડફાર્મ જતા માર્ગ પર આજે વોલ પેન્ટીંગ સ્પર્ધા યોજાઈ હતી દરિયાઈ જીવ સૃષ્ટિ સુરક્ષા સહિતના વિષયો આવરી લેવાયા હતા

ભુજમાં ઓપનએર થિયેટર પાસે આવેલી સદગતની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા વંદના કાર્યક્રમ યોજાયો હતો ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી નગરપાલિકાના સભ્યો અગ્રણી ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે વિગેરે પુષ્પાંજલી અર્પણ કરી હતી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કારો અપયાા હતા

તેથી આ મથક રાજ્યનું ઠંડુ મથક બન્યું હતું

આ અંગે માહિતી આપતા પ્રોજેકટ ચેરમેન રૂચિર વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષથી ટુર્નામેન્ટના વિજેતાને સ્વર્ગસ્થ કવિ લક્ષ્મીશંકર દેલેરાય વોરા આદર્શની સ્મૃતિમાં મંજરીબેન ભરતભાઈ અંજારીયા પરિવાર પ્રાયોજીત રનીંગ શિલ્ડ એનાયત કરવામાં આવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભુજના ત્રણ અલગ અલગ મેદાનમાં મેચ રમાશે જેમાં બાર ટીમ ભાગ લઈ રહી છે